પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો કોર્પોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઓક્સિજન ઓક્સિજન સિલીન્ડર ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન ફિલીંગ સિસ્ટમ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક ઓક્સિજન જનરેટર ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ વેન્ટીલેટર્સ વેક્સીન રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકારને વિનામૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે તેનું ભારણ આયાતકાર પર આવશે નહિ

દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા યાર લાખની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહતનિધીમાંથી આપવાની જાહેરાત કરી છે

અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન ભરૂચની વેલફેર હોસ્પિટલમાં આગના બનાવની તપાસ માટે નિયુક્ત કરાયેલા આઇ

એસ અધિકારી વિપુલ મિત્રાએ વધુ વિગતો આપી